ભારત અને રશિયાની યોજાનારી શિખર બેઠકમાં સંરક્ષણ ક્ષેત્રે સહકારનો મુદ્દો

કામગીરી ચાલુ રાખવાની વિનંતી કરી છે કેન્દ્ર સરકારે ટ્રાન્સજેન્ડરના હિતમાં નેશનલ કાઉન્સિલ ફોર ટ્રાન્સજેન્ડરની રચના કરી છે

એવી જ રીતે પ્રતિવર્ષ દોઢ કરોડ રૂપિયાનું ટર્નઓવર ધરાવતા વેપાર ઉદ્યોગો જો કમ્પોઝીશન યોજનાનો વિકલ્પ પસંદ કરે તો તેમને માત્ર એક ટકો વેરો યૂકવવો પડશે

એવી જ રીતે બાંધકામ ક્ષેત્રને લગતા વેરામાં ઘણી રાહતો અપાઈ છે

માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ગઈકાલે વેબીનારને સંબોધતાં જણાવ્યું હતું કે રાજ્ય પરિવહન સેવાઓને પરંપરાગત ડિઝલ ઇંધણ માટે ખૂબ જ વધુ ખર્ચ કરવો પડી રહ્યો છે વૈકલ્પિક ઇંધણ ખર્ચમાં ઘટાડો કરવાની સાથે સાથે પર્યાવરણમાં રક્ષણ અને અર્થતંત્ર માટે પણ ઉપયોગી નીવડશે તેમણે કહ્યું કે ખનીજ તેલની આયાત પાછળ થતાં ખર્ચને ઘટાડવાની તાતી જરૂર છે

એવી જ રીતે આ બેઠકમાં રશિયા ભારતના મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમને મદદરૂપ થાય તેવી જાહેરાત કરે તેવી સંભાવના છે રશિયા ખાતેના ભારતના રાજદૂત વેંક્ટેશ વર્માએ ગઈકાલે પત્રકારોને આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું કે આ શિખર બેઠકમાં સંરક્ષણ ઉપરાંત આર્થિક ઊર્જા સહિતના ઘણા ક્ષેત્રો અંગે પણ સઘન ચર્ચા કરાશે

કેન્દ્ર સરકારના સી ડેક વિભાગના સાથ સહકારમાં તૈયાર કરાયેલ આ મોબાઇલ એપ ભારતીય હવાઈદળમાં જોડાવા ઇચ્છતા યુવાનોને કારકીર્દીને લગતી બધી જ માહિતી આપશે જેમાં હવાઈદળમાં પસંદગીની પ્રક્રિયા તાલિમ અભ્યાસક્રમ પગાર અને ભથ્થા જેવી જાણકારી વપરાશકર્તાને સરળતાથી મળી રહેશે

મની લોન્ડરિંગ ધારા હેઠળ ઇરા કંપનીના એક્સીસ બેન્ક ખાતામાં રખાયેલા રૂપિયા જપ્ત કરાયા છે સીબીઆઈએ ફાઇલ કરેલી ફરિયાદના આધારે એન્ફોર્સમેન્ટ વિભાગે તપાસ હાથ ધરી છે

કોંગ્રેસના મહામંત્રી કે

વેણુગોપાલે ગઈકાલે દિલ્હીમાં પત્રકારોને જણાવ્યું હતું કે ગઈકાલની બેઠકમાં પક્ષની આંતરિક બાબતો અંગે મીડિયા કે જાહેરમાં ચર્ચા કરવાના બદલે પક્ષના સંબંધિત મંચ ઉપર ચર્ચા કરવાની સૂચના અપાઈ છે

સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી આ નેશનલ કાઉન્સિલના અધ્યક્ષ રહેશે આ રાષ્ટ્રીય પરિષદ ટ્રાન્સજેન્ડરોને લગતી નીતિઓ કાર્યક્રમો ધારાઓ અને પ્રોજેક્ટો બનાવવા કેન્દ્ર સરકારને સલાહ સૂચનો આપશે એવી જ રીતે આ રાષ્ટ્રીય પરિષદ કેન્દ્ર સરકાર દ્વારા ટ્રાન્સજેન્ડરો માટે ઘડાતી નીતિની સમીક્ષા કરશે તેમજ ટ્રાન્સજેન્ડરોને લગતી બાબતો સંભાળતા સરકારના વિભાગો તથા બિન સરકારી સંસ્થાઓની પ્રવૃત્તિઓનું સંકલન કરશે તથા સમીક્ષા પણ કરશે

બોપન્ના અને શાપોવાલોવની જોડીનો માર્સેલ ગ્રેનોલર્સ તથા હોરાસીયોની જોડી સામે સીધા બે સેટોમાં પરાજ્ય થયો હતો

મંત્રાલયે કહ્યું કે કેન્દ્ર સરકારની અસરકારક નીતિઓને કારણે કોવિડ હોસ્પિટલોમાં તમામ પ્રકારના દર્દીઓ માટે વધુ સારી સારવાર ઉપલબ્ધ છે તંદુરસ્ત લોકોના વધતા દરની સાથે દેશમાં પણ આ ચેપને કારણે થતા મૃત્યુનું પ્રમાણ ઘટ્યું છે

મુખ્યમંત્રી પિનરાય વિજયને કહ્યું કે કેન્દ્ર સરકારે તેના નિર્ણય પર પુનર્વિયાર કરવો જોઇએ તેઓએ એરપોર્ટનું સંચાલન વિશેષ હેતુ વાહન એસપીવીને સોંપવાની માંગ કરી છે અને તેમાં રાજ્ય સરકાર પણ ભાગીદાર છે દરમિયાન સત્તારૂઢ ડાબેરી ડેમોક્રેટિક ફન્ટ સરકાર વિરુદ્ધ ગૃહમાં અવિશ્વાસ પ્રસ્તાવ અંગે ચર્ચાહાથ ધરા ઈ છે અવિશ્વાસ પ્રસ્તાવમાં મુખ્યમંત્રીના રાજીનામાની વિપક્ષની માંગ પણ છે અને આક્ષેપ કરાયો છે કે રાજદ્વારી ચેનલ દ્વારા સોનાની દાણચોરીના તાજેતરના કેસમાં તેમની કચેરીનો હાથ હતો